તેમણે એમ પણ જણાવ્યું કે નવું સંસદભવન આત્મનિર્ભર ભારતના નિર્માણનું સાક્ષી બનશે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ એમ પણ ઉમેર્યુ કે ભારતની લોકશાહી સદીઓના અનુભવથી વિકસીત થઈ છે દરમિયાન ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકેયા નાયડુએ જણાવ્યું છે કે આજનો દિવસ એ ભારતના સંસદીય ઈતિહાસમાં સ્વર્ણઅક્ષરોમાં અંકિત થાય તેવો છે

સંસદ ભવનનું આ નવું બિલ્ડીંગ આત્મનિર્ભર ભારતના લોકશાહીનું એક એવું મંદિર હશે જે રાષ્ટ્રની વિવિધતાને પ્રતિબિંબિત કરશે

અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પાંચ ઓગસ્ટે રાજ્યસભાના સભાપતિ એમ વૈકેયા નાયડું અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી દરમ્યાન નવા ભવનના નિર્માણ માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો

જેથી તેઓ પોતાની ઉપજ કૃષિમંડીથી બહાર કોઈપણને પોતાના ભાવે વેચી શકે તેમણે જણાવ્યું કે સરકાર ફષિ સુધારણાની જોગવાઈઓ અંગે ખુલ્લા મને વાત કરવા તૈયાર છે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 પરંતુ ખેડૂત આગેવાનોએ તેનો અસ્વીકાર કર્યો હતો કૃષિ મંત્રીએ એમ પણ જણાવ્યુ કે સરકાર ખેડૂતોની ચિંતાઓ દૂર કરવા માટે તેમના તરફથી અનેક સૂચનોની રાહ્ જોઈ રહી છે

મંત્રી શ્રી તોમરે કરાર આધારીત ખેતી અંગે ખેડૂતોને ભરોસો આપ્યો કે તેમની જમીન પર ઉધોગપતિ હક નહી જમાવે તેમણે એમ પણ જણાવ્યું કે ગુજરાત મહારાષ્ટ્ર હરિયાણા પંજાબ અને કર્ણાટકમાં ઘણા સમયથી કરાર આધારીત ખેતી યાલી રહી છે

એક ટ્વિટમાં શ્રી શાહે કહ્યું હતું કે રાજ્ય સરકારે આ આ પ્રાયોજિત હિંસા માટે પશ્ચિમ બંગાળના શાંતિપ્રેમી લોકોને જવાબ આપવો પડશે તેમણે આરોપ લગાવ્યો કે તૃણમૂલ કોંગ્રેસના શાસન હેઠળ પશ્ચિમ બંગાળ અરાજકતા અને અંધકારના યુગમાં પ્રવેશ્યું છે

દુનિયાના ઘણા બીજા દેશો સાથે પણ ભારતે દ્રિપક્ષીય રીતે વિમાન સંચાલન માટે આ પ્રકારની વ્યવસ્થા કરી છે સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતે કેટલાંક સમય પહેલા આ મામલે નેપાળને જણાવ્યું હતું અને હાલમાં વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલાની નેપાળ યાત્રા દરમ્યાન નેપાળે આ કરાર બાબતે સહમતિ દર્શાવી છે આ વ્યવસ્થા ભારતીય નેપાળી વિદેશી ભારતીય નાગરીકો એટલે કે ઓસી આઈ અને પી આઈ ઓ કાર્ડધારકોને લાગુ પડશે આ સિવાય માન્ય ભારતીય વીઝા ઘારકો પણ આ સુવિધાનો લાભ લઈ શકશે શરૂઆતમાં દિલ્હી અને કાઠમાંડુથી બંને દેશો માટે દૈનિક એક એક વિમાન ઉડાન ભરશે જો કે હાલની તબીબી સંબંધી માર્ગદર્શિકાનું બબલ કરારમાં પણ કરાશે

પ્રાપ્ત માહિતી અનુસાર આ તબક્કામાં ઓગણએશી ટકા મતદાન નોંધાયું છે

મતગણતરી શનિવારે થશે

ગુફરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે વરર્યુંઅલ માધ્યમથી કાર્યક્રમને સંબેધ્યું હતું આ પ્રસંગે મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતુ કે વૈદિક કાળથી ભારતમાં માનવધિકાર અસ્તિત્વમાં છે વૈદિકમંત્રોમાં સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામય આ પંક્તિઓ સંપૂર્ણ માનવતાની ભાવના ધરાવે છે

આ ઘોષણાપત્રમાં ન્યાય સ્વાતંત્ર્ય અને શાંતિના પાયા તરીકે દરેક વ્યક્તિને સમાનતા અને ગૌરવ સહિતના અધિકારની વાત કરવામાં આવી છે રાષ્ટ્રીય માનવ અધિકારપંચ આજે દેશમાં વર્ચુઅલ માધ્યમથી વિવિધ કાર્યક્રમો દ્વારા માનવ અધિકાર દિવસની ઉજવણી કરી રહ્યું છે

તેમણે જણાવ્યું કે મીડીયાના લોકો સહિત દરેકની જવાબદારી છે કે તેઓ સુનિશ્વિત કરે કે દેશ વિરૃધ્ધ ભારત વિરોધી તાકતો મીડીયાનો દુરૂપયોગ ન કરે સંરક્ષણ રાજ્યમંત્રી શ્રી નાયક રક્ષા કર્મચારીઓ માટે ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન દ્વારા આયોજન મીડીયા કમ્યુનિકેશન કોર્સ સમારોહમાં બોલી રહ્યા હતા સમારોહ દરમિયાન શ્રી નાયકે વધુમાં એમ પણ જણાવ્યું કે મીડિયા સાક્ષરતાની જરૂરિયાત છે કારણ કે નકલી બનાવટી સમાચારની પ્રવૃતિ વધી રહી છે

આજે મુંબઈમાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી નકવીએ જણાવ્યું હતુ કે કોરોના વાયરસ સંબંધિત વિવિધ પ્રતિબંધોને કારણે હજયાત્રાની તારીખ લંબાવાઈ છે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

આ ત્રણ દિવસીય મહોત્સવમાં સાહિત્યના વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવશે તેમાં આ ક્ષેત્રનું મહત્વ લદ્દાખનું પ્રાચીન લખાણ લોક સંગીત સાંસ્કૃતિક નૃત્ય ભૌગોલિક સ્થાન અને સર્જનાત્મક થીમ દર્શાવવામાં આવશે આ પ્રસંગે શ્રી માથુરે જણાવ્યું હતું કે લદાખ અને તેની સમૃદ્ધ સંસ્કૃતિમાં વિશ્વભરના સાહિત્યકારોએ રસ દાખવ્યો છે